ઉતર અને ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી રહેલા વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે ગઈકાલે બપોરથી વરસાદ શરૂ થયો છે

વાવાઝોડું ભલે ફંટાઈ ગયું છે છતાં તેની અસર વ્યાપક પણે જોવા મળી રહી છે ગઈકાલે દીવ ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવનો સાથે ઘધળ વાતાવરણ જોવા મળ્ય હતું

દરિયાકાંઠા વિસ્તારમાં તીવ્ર ગતિથી પવન તેમજ મોટા દરિયાઈ મોજાઓના કારણ નુકશાન થઈ શકે છે તેમણે વાયુ વાવાઝોડાના લેન્ડફોલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ટળી ગયો હોવા છતાં સરકારી તંત્ર અગમચેતીમાં જરાય બાંધછોડ કરશે નહીં તેમ ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં કહયું હતું અને રાહત અને બચાવ માટનું આયોજન ચુસ્તપણે અમલમાં રહેશે તેમણે જણાવ્યું હતું તેમણે માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે દશ લાખ જેટલા ફૂડ પેકેટ્સ તૈયાર કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા ત્રણસોથી વધુ એમ્બ્યૂલન્સ તૈયાર રાખવામાં આવી છે તેમણે આશ્રય સ્થાનોમાં રહેતા તમામ આશ્રિતોને ત્યાં જ રહેવા અનુરોધ કરતાં કોઈને પણ દરિયાકાંઠે ન જવા પણ તાકીદ કરી હતી

શાંઘાઈ સહકાર સંસ્થા સંમેલનમાં ભાગ લેવા બિશ્કેક ગયેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બિશ્કેક એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપારૂી સાથે ટેલિફોનિક વાતચીત કરીને રાજ્યમાં સંભવિત વાયુ વાવાઝોડા અંગે વિગતવાર ચર્ચા કરીને વિગતો મેળવી હતી પ્રધાનમંત્રીશ્રીએ સંભવિત આપત્તિની આ ઘડીમાં કેન્દ્ર સરકાર ગુજરાતના પ્રજાજનોના પડખે ઊભી છે અને કેન્દ્ર સરકાર તરફથી તમામ પ્રકારની મદદ અને સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી

જોક વાવાઝોડાની આફત ટળી છે પરંત તેની વ્યાપક અસર હેઠળ ભારે વરસાદ અને તીવ્ર પવનનોની સંભાવના વચ્ચ રાજય સરકાર અન વહીવટી તંત્ર દવારા તકેદારીના પગલા જારી રખાયા છે

જિલ્લા કલેકટર સૂચનાથો પ્રાતઅધિકારીઓ અને મામલતદારો ગ્રામ્યવિસ્તારમાં પંચાયતો સાથે સંકલન કરોને ભારે વરસાદ અને પવનથી કોઈ નુકશાની ન સર્જાય તે માટે સાવચેત છે

ભારે પવન અને વરસાદની શકયતા વચ્ચે ત્રોજી એન ડી આર એફ

અગાઉ નલીયા અન કંડલામાં બે એનડીઆરએફ ની ટૂકડીઓ ઉતરાઈ હતી

કચ્છ જિલ્લામાં ગઈકાલ સાંથો પરિસ્થિતિ સામાન્ય છે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 મહાબંદર કંડલા અને મન્દ્રા ઉપરાંત માછીમારી બંદર જખા ખાતે પરિસ્થિતિ સામાન્ય હોવાન જણાવ્ય છે